રિયાધમાં ભવિષ્યનિધિ રોકાણકાર પહેલના મંચ પરથી સંબોધન કરતા શ્રી મોદીએ આગામી પાંચ વર્ષોમાં ભારતને પાંચ દ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે જ્યાં સ્ટાર્ટ અપને અનુકૂળ માહોલ છે તેમણે કહ્યું કે ભારતની સ્ટાર્ટ અપ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોકાણ કરવાનું શરૂ કર્યું છે તેમણે ભાવિ સમૃદ્ધિ માટે પાંચ મુખ્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જેમાં ટેકનોલોજીનો પ્રભાવ માળખાગત વિકાસનું મહત્વ માનવ સંશાધન પર્યાવરણની સંભાળ અને વ્યાપાર અનુકુળ વહિવટનો સમાવેશ થાય છે

બંને દેશોએ આતંક વિરોધી કાર્યવાહીમાં સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં બાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ સમજૂતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુવરાજ મોહમ્મદ બિન સલમાને ગઈકાલે રિયાધમાં હસ્તાક્ષર કર્યા આ પરિષદ બંને દેશો વચ્ચેના સંબંધોના બધા પહેલુઓને આગળ વધારવા માટે દ્વિપક્ષીય બાબતોને નક્કી કરશે પ્રધાનમંત્રી શ્રી મોદી અને યુવરાજ મોહમ્મદ બિન સલમાનની વચ્ચે ઉચ્ય પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પૂરી થયા બાદ સમજૂતી કરાર પર ફસ્તાક્ષર થયા

બંને દેશોએ બધા પ્રકારના આતંકવાદી ક્રત્યોની નિંદા કરી અને અન્ય દેશો વિરૂદ્ધ મિસાઈલ અને ડ્રોન જેવા હથિથારોનો ઉપયોગ આતંકવાદીઓનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી મોદીની યાત્રાના અંતમાં બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે ભારત અને સાઉદી અરેબિયાએ આતંકવાદી ગતિવિધિને રોકવા સહયોગ મજબૂત બનાવવા અને માહિતીના આદાન પ્રદાન કરવા ક્ષમતા નિર્માણ અને સરહદપારના ગુનાઓ રોકવા સહયોગ વધારવા અંગે સંકલ્પ વ્યક્ત કર્યો છે બંને દેશોએ સંયુક્તપણે કોઈપણ દેશના આંતરિક મામલામાં બધા જ પ્રકારના હસ્તક્ષેપને નકારવાની વાતને દોહરાવી હતી બંને દેશોએ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સહિત પરસ્પર હિત પર અસર કરતા જળમાર્ગોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ઉપાયોને પ્રોત્સાહન આપવા દ્વિપક્ષીય સમજૂતીના મહત્વનો સ્વીકાર કર્યો હતો જે ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા તેમાં સંરક્ષણ નવીનિકરણીય ઉર્જા ગેરકાયદેસર વ્યાપાર અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા તથા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો સમાવેશ થાય છે સાઉદી અરેબિયાથી નવી દિલ્હી રવાના થતા અગાઉ પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં મુખ્ય નેતાઓ સાથેની પોતાની વાતયીતને લાભપ્રદ ગણાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે

ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઇકાલે સ્પષ્ટરૂપે એ વાતનું ખંડન કર્યું હતું કે સત્તા ભાગીદારી અંતર્ગત અઢી વર્ષ માટે શીવસેનાને મુખ્યમંત્રી પદ માટે આશ્વાસન અપાયું હતું પાર્ટીના બે વરિષ્ઠ નેતા સુધીર મનગંટીવાર અને ચંદ્રકાન્ત પાટિલે પણ શ્રી ફડણવીસનું સમર્થન કરતા કહ્યું હતું કે આવો કોઈ વાયદો થયો નથી અહેવાલ છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ શિવસેનાએ ભાજપ સાથેની આજની બેઠક રદ કરી છે

કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશરાય ખન્ના આજની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂંક પામ્યા છે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નવા યૂંટાયેલા સભ્યો પણ ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આજે અલગ બેઠક યોજશે

બોર્ડની વાર્ષિક પરીક્ષા સરળતાથી યાલે તે માટે બધી જ વ્યવસ્થા કરાઈ છે દસમા ધોરણની પરીક્ષાઓ ગઇકાલથી શરૂ થઈ ગઈ છે

નવસોથી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવાયા છે

ઉચ્ય પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય કાશ્મીર પ્રદેશમાં સમગ્ર સ્થિતિની જાણકારી મેળવવાનો છે ઉચ્ય પ્રતિનિધિમંડળ શ્રીનગરમાં બાદામી બાગ છાવણી સ્થિત સેનાની પંદરમી કોરના મુખ્ય મથકની પણ મુલાકા લેશે ઉચ્ય પ્રતિનિધિમંડળને જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આતંક ગતિવિધિ અને ધૂસણખોરીની સ્થિતિથી પણ માહિતગાર કરાયા હતા આ યુરોપીયન સાંસદોના ઉચ્ચ પ્રતિનિધિમંડળમાં ઇટાલી બ્રિટન ફાન્સ જર્મની અને પોલેન્ડના સભ્યોનો સમાવેશ થાય છે

જીલ્લા સેવા પસંદગી ભરતી બોર્ડ કારગીલે કાર્ય સુપરવાઇઝર્સ સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના સુપરવાઇઝર અને ડ્રાઇવર માટેની લેખિત પરીક્ષા બેમાથાંગમાં આજે યોજાઇ હતી જિલ્લા સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ અને નાયબ કમિશ્નર અને મુખ્ય કાર્યકારી અધિકારી એલએએયડીસી કારગીલ દ્વારા આયોજીત લેખિત પરિક્ષા સુચારૂરૂપે યોજાઇ હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારી કરવામાં આવી હતી

દરેક જિલ્લામાં એકતા દિવસની રન ફોર યુનિટી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે જમ્મુમાં જમ્મુ હવાઇ મથક ખાતે અને રેલ્વે સ્ટેશનો પર સાંસ્ક્રતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે તમામ જિલ્લાઓમાં માર્ચ પાસ્ટ મેરેથોન ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા ઉપરીત પ્રતિજ્ઞા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે

તેની અસરથી મોટાભાગના જિલ્લાઓમાં છૂટો છવાયો તેમજ ભારે વરસાદ થઈ રહ્યો છે આઠ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે